ગઈકાલે હવાઈદળના કમાન્ડરોની ત્રણ દિવસ માટેની પરિષદનું ઉદઘાટન કરતાં સંરક્ષણમંત્રીએ બાલાકોટના સફળ હવાઈ હ્મલા તથા તાજેતરમાં લદ્દાખ સરહદે ઝડપથી ગોઠવણી કરવાની તત્પરતા જેની હવાઈદળની કામગીરીને વખાણી હતી આ પરિષદમાં ભારતીય હવાઈદળનું આવતા દાયકામાં સ્વરૂપ અંગે વિચારણા થશે તથા લશ્કરી દળોની કાર્યકારી ક્ષમતા વધારવા માટેની કાર્યયોજનાની પણ ચર્ચા થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વૃક્ષારોપણ કાર્યક્રમનો વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આરંભ કરાવશે

આ ઉપરાંત દેશના પર્યટન ક્ષેત્રને ઉપયોગી થાય તેવા છ ઇકોપાર્ક તથા પ્રવાસનના સ્થળોનો શ્રી અમિત શાહ શિલાયાન્સ પણ કરશે

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમણે શપથ લેવડાવ્યા હતા

ગઈકાલે શપથ લેનારા સભ્યોમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા ભાજપના અભય ભારદ્વાજ રમીલાબેન બારા અને નરહરિ અમીન અને કોંગેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે આ પ્રસંગે શ્રી નાયડુએ નવા ચૂંટાયેલા સભ્યોને દેશના કાયદો ઘડનારા તરીકેની ફરજો નિભાવતી વખતે ગૃહના નિયમો અને કાર્યવાહીને જાળવવા તાકીદ કરી છે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથેની વીડિયો કોન્ફરન્સ બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

આ પૈકી એક કિટ ભારતીય ઉત્પાદક લેબકેર ડાયઝ્નોસ્ટીક લિમિટેડની જ્યારે બીજી બેલ્જિયમ ખાતેની કોરીસ બોકોન્સેપ્ટ કંપનીની છે

બાયોસેન્સરને પણ માન્યતા આપી હતી ઉલ્લેખનીય છે કે એન્ટિજન કીટનો ઉપયોગ વ્યક્તિમાં કોવિડનું સંક્રમણ થયું છે કે કેમ તેની માહિતી મેળવવા થાય છે અમેરિકાએ હ્યુસ્ટન ખાતેના ચીનના વાણિજ્ય દૂતાવાસને આવતીકાલ સુધીમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોગર્ન ઓરતાગસે જણાવ્યું છે કે અયોગ્ય વેપાર પદ્ધતિઓ અમેરિકનોની નોકરીની તકો ઉપર તરાપ તથા અન્ય અયોગ્ય વ્યવહારના કારણસર ચીનના વાણિશ્ર્ય દૂતાવાસને બંધ કરવાના આદેશ અપાયા છે

આ હેકરોએ અમેરિકન તથા વિશ્વની કેટલીક કંપનીઓની ગુપ્ત માહિતીની ચોરી કરી છે

અભિનેતા સોનુ સુદે બીજા રાજ્યોમાં રોજગારી માટે ગયેલા શ્રમિકોને રોજગાર શોધી આપવા માટે પ્રવાસી રોજગાર ઓનલાઇન એપ શરૂ કરી છે આ અંગે તેમણે કહ્યું હતું કે પ્રવાસી રોજગાર એપ શ્રમિકોને રોજગારની તકો અંગે જરૂરી માહિતી આપશે તથા રોજગારના સ્થળ સાથે જોડાવા પણ મદદ કરશે

રાજસ્થાનના વિધાનસભાના અધ્યક્ષ ડો

જોશીએ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને અપાયેલી નોટિસ પર હાઇકોર્ટની દરમિયાનગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી કરવાનો નિર્ણય કર્યો છે